સીધા કરવેરામાં સુધારણાની દિશામાં એક મહત્ત્વના પગલાંરૂપ આ પોર્ટલનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રી મોદી ઉદ્વાટન કરશે કર સુધારણાનો મુખ્ય હેતુ કરવેરામાં ઘટાડો કરવાનો અને સીધા કરવેરાના કાયદા સરળ બનાવવાનો છે આ પોર્ટલના ઉદ્વાટન વખતે કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ અને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન સચિવોને આપેલી એક માર્ગદર્શિકા અનુસાર કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેટરી વિનાના ઈલેકટ્રિક વાહનોનું પરિક્ષણ એજન્સી દ્વારા અપયેલા મંજૂરી પ્રમાણપત્રના આધારે આવા વાહનોનું વેયાણ તેમજ રજિસ્ટ્રેશન કરાવી શકાશે ઉપરાંત રજિસ્ટ્રેશન માટે બેટરીની વિગતોની જરૂર રહેશે નહીં

આ પ્રસંગે શ્રી પોખરીયાલે ભારતની અલભ્ય કલાઓ સ્મારકો અને મંદિરોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સ્થાપત્ય પરિષદે દેશના નવા તથા પ્રાચિન સ્થાપત્ય ખજાનામાંથી પ્રેરણા લેવી જોઈએ આ ક્ષેત્રે ભારતને ફરીથી અગ્રણી બનાવવા મોટો બદલાવ લાવવો જોઇએ

ગઈકાલે સૌથી વધુ દસ કેસ અંજારમાં નોંધાયા છે જ્યારે ભુજમાં છ ગાંધીધામ અને મુન્દ્રામાં ત્રણ ત્રણ અબડાસામાં બે અને નખત્રાણા ભયાઉ તથા રાપરમાં એક એક કેસનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે

આશુતોષ અંતાણી વરસાદઃ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક સ્થળે હળવા મધ્યમ તથા કોઈક સ્થળે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે

માછીમાર ભાઈઓને દરિથો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક સ્થળે હળવાથી માધ્યમ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે